દરમ્યાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે કોવીડ સામેની લડત અસરકારક બનાવવા માટે કોવીડની રસીના ડોઝ ઓછામાં ઓછા વેડફાય તે જરૂરી છે

આરતી ભટ રાજય કોરોના ઃ રાજયમાં કોરોના કેસમાં ઘટાડો થઈ રહયો છે

આરતી ભટ હવામાન ગરમી પ્રમાણ સમગ્ર ગુજરાત રાજયમાં ગરમીનું પ્રમાણ વધવા સાથે બ દિવસ પછી કમોસમી વરસાદના ઝાપટા પડવાની આગાહી હવામાન વિભાગ દવારા કરવામાં આવી છે મોસમ વૈજ્ઞાનિકોએ આપેલી વધુ માહિતી અનુસાર ગરમીના તીવ્ર પ્રકોપની વચ્ચે છાંય પડી શકે તેવી પ્રણાલી હવામાનમાં સક્રિય થયેલી જણાઈ છે

તે મુજબ માસ્ક ન પહેરનાર લોકો ટોળા ભેગા થયા તેવા સામાજીક કાર્યક્રમો તેમજ લગ્ન પ્રસંગો એ પણ સંખ્યાની વધુ વ્યકિતઓ પાલીસ ના ધ્યાનમાં આવશે તો આયોજકો ઉપરાંત જે ત વિસ્તારના સરપંચ પંચાયત સભ્યો સહિતના જવાબદાર લોકો સામે પોલીસ આકરી કાર્યવાહી કરશે

સોમવારથી ટેસ્ટ ટ્રેક રાબેતા મુજબ શરૂ થ શે